તેઓ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહયાં હતા તેમજ બે મુદત માટે રાજયસભામાં યું ટાયા હતા તેમણે વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે તેમણે જણાવ્યું કે ગુજરાતના રાજકારણમાં તેમણે દાયકાઓ સુધી કરેલી કામગીરી તથા સમાજસેવા ક્ષેત્રે આપેલુ યોગદાન હંમેશા યાદ રહેશે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુ ભાવોએ તેમના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે માધવસિંહ સોલંકીના અવસાનીથી રાજયના જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે આજે એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે અને મળતા સમાચાર મુજબ તેમની અંતિમવિધિ આવતીકાલે સાંજે કરવામાં આવશે આરતી ભદ્દ ઉત્તરાયણ ઉજવણી માર્ગદર્શિકા રાજ્યમાં કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સત્તાવાળાઓએ ઉત્તરાયણની ઉજવણી બાબતે સાવચેતી રાખવા નિયમોની જાહેરાત કરી છે

એવી જ રીતે વર્તમાન કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાયણનો તહેવાર માત્ર પરિવારજનોના સભ્યો સાથે ઉજવવામાં આવે તેવી સૂ ચનાઆપવામાં આવી છે

કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને સહજીવન સંસ્થાએ વિચરતા માલધારીઓની અલગથી ગણતરી કરી તેમના માટે જરૂરી યોજનાઓ ઘડી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી રજૂઆત બાદ વિચરતા માલધારીઓની વસતી ગણતરી કરવા સરકાર દ્વારા આદેશ કરાયો છે જેના પગલે કચ્છમાં સહજીવન સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરાઇ છે

તે મુજબ હવે પછી નવી નિમણુંક પામનાર કોઈપણ અનુ દાનિત માધ્યમિક કે ઉચ્યતર માધ્યમિક શાળાના શિક્ષક કર્મચારીને વર્ગ શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉભો થાય તો તેને અન્ય શાળામાં સમાવી લેવાનો નિર્ણય રાજય સરકાર દ્રારા લેવામાં આવતા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઈ છે